તેમણે કહ્યું કે આ હેતુથી સલામતી દળોને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે શ્રી મોદીએ આ ખૂબ જ સંવેદનશીલ બાબત અંગે રાજકીય આક્ષેપોથી દૂર રહેવા રાજકીય પક્ષોને અપીલ કરી છે તેમજ્ઞે કહ્યું કે સમગ્ર વિશ્વમાં એવો સંદેશ જવો જોઈએ કે ભારત સાથે મળીને આવા નિંદનીય બાબતોનો સામનો કરી રહ્યો છે પ્રધાનમંત્રીએ આ આતંકવાદી હુમલાને વખોડી કાઢનાર અને ભારતને ટેકો આપનાર બધાં જ દેશોનો આભાર માનીને ત્રાસવાદનો સાથે મળીને સામનો કરવાની અપીલ કરી છે

તેના દ્વારા તેઓ શેરડી પકવતાં ખેડૂતોને સમયસર ચૂકવણી કરી શકશે

શીતલ વૈશ્નવ કર્મચારીઓ ન આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓ સંદર્ભે આજથી અચોક્કસ મુદતની ફડતાલ શરુ કરવામાં આવી છે જેમાં ગુજરાત કર્મચારી મહામંડળ ના એલાનને પગલે કરછ જીલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મફામંડળ દ્વારા જીલ્લા મથક ભુજ ખાતે જીલ્લા પંચાયત ખાતે મોંન ધારણા પ્રદશન કરાયું હતું

આ શિબિરમાં મહિલાઓ મોટા પ્રમાણમાં ફાજર રફી ફતી આરોગ્ય વિભાગના ડો સુતરિયાએ પશુઓમાંથી માણસોમાં થતા વિવિધ રોગો વિશે માહિતી આપી તેને અટકાવવાના ઉપાયો જણાવ્યા હતા